યુંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીકર્મચારીઓને રાજયપાલના હસ્તે સન્માનિત કરવામાં આવશે

શ્રી પટેલે કહ્યુ કે નાગરીકતા સુધારા કાયદા વિશે લોકોમાં ફેલાવેલો ભ્રમ દુર કરવાની કવાયત યુ વા કાર્યકરો આખા રાજયમાં હાથ ધરશે

અને પેક્ષકો માટે પણ કુપનની વ્યવસ્થા કરવામાં આવી છે કુપન ખરીદનાર પૈકી ડ્રો કરી તેના વિજેતાઓને ઈનામ આપવામાં આવશે

જનરલ હોસ્પિટલમાં આંખના નિષ્ણાંત તબીબની સેવા શરૂ કરવામાં આવતા આ ક્ષેત્રે અત્યાર સુધી કરવામાં આવતી કામગીરીમાં વેગ આપ્યો છે હવે યુ વાનો અને વડીલોના મોતિયાના ઓપરેશનની સાથે બાળકોમાં થતાં મોતિયાના ઓપરેશન નિષ્ણાંત ડોક્ટરો દ્રારા કરવામાં આવશે

જીલ્લાના આ પ્રકારના દર્દીઓને આ સેવાનો લાભ લેવા અનુ રોધ કરવામાં આવ્યો છે

આજે રાજકોટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે સિલાઈ કે સોય ટાંકાની મદદ વિના ઘેટાના ઉનમાંથી આ કામગીરી કરવામાં આવે છે જેને નાદા કહેવામાં આવે છે આરતીબેન ભદ્દ મેડીકલ કેમ્પ ભુજ રાજ્ય સરકાર દ્રારા પ્રજાસત્તાક દિન નિમિતે મહિલા સશક્તિકરણ અને આરોગ્ય જાગૃ તિ અંગ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ ભુજ સરકારી આર્યુવેદ અને હોમિયોપેથી અને જી